થરાદ રાધનપુર ખેરાલુ બાયડ અમરાઈવાડી અને લુણાવાડા એમ છ બેઠકો ઉપર થનારી પેટા યૂંટણી માટે રાજ્યના યૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્નાએ જણાવાયું હતું કે તમામ બેઠકો માટે ઈવીએમ અને વીવીપેટની ચકાસણી થઈ ગઈ છે અને કર્મચારીને તાલિમ અપાઈ ગઈ છે

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપ તરફથી યૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કારણે રાધનપુર અને બાયડનો યૂંટણી જંગ પ્રતિષ્ઠાનો બની રહ્યો છે

સંકલિત મુસદા મતદાર યાદીની પ્રસિધ્ધિ રપ નવેમ્બરે કરાશે અને હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા

મતદાર ચકાસણી કાર્યક્રમ અંતર્ગત મતદાર વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ મારફતે તથા ઇ ગ્રામ કેન્દ્ર નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે પોતાની વિગતની ચકાસણી તથા પ્રમાણિકરણ કરી શકે છે

મતદાર ચકાસણી કાર્યક્રમ દરમિયાન મતદારે પોતાની વિગતોની યકાસણી માટે ભારતીય પાસપોર્ટ ડ્રાઇવીંગ લાઇસન્સ આધાર કાર્ડ રેશન કાર્ડ સહિતના ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે

ગુજરાત રાજ્યને રેલવે ફાટક મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરતાં શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના શહેરો વિશ્વના શહેરો સાથે વિકાસ ક્ષેત્રે બરોબરી કરી શકે તેવા વાતાવરણનું આજે નિર્માણ થયું છે ત્યારે શહેરોના આયોજનબદ્ધ વિકાસની સાથે જે શહેરોમાંથી રેલવે લાઇન પસાર થતી હોય તેવા રેલવે ફાટકો ઉપર ઓવરબ્રીજ કે અન્ડરબ્રીજ બનાવી સમગ્ર રાજ્યને રેલવે ફાટક મુક્ત બનાવવું છે

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના વિકાસમાં આજ એક નવું સોપાન ઉમેરાયું છે જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગત વર્ષ દરમિયાન બે હજાર પાંચસો જેટલા આવાસોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે

સુરતના પરવત પાટીયા વિસ્તારમાં આવેલા આઈ માતા રોડ પર રઘુવીર બિઝનેસ એમ્પાયરના ચોથા માળે લાગેલી આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બિલ્ડિંગના ચોથા માળે આવેલી એક નેટની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો હોવાથી સ્થાનિકો દ્વારા ઉપરાંત ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની દશથી વધુ ગાડીઓ સાથે ફાયરબ્રિગેડના જવાનોએ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે સદનબીસે કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી પરંતુ દુકાનમાં રહેલો નેટનો જથ્થો સંપૂર્ણ રીતે બળી ગયો હતો

આજથી શરૂ થઈ રહેલી તાલિમ આગામી યોવીસમી તારીખ સુધી ચાલશે

પટેલે આજે તમામ તાલિમી અધિકારીઓને આવકાર્યા હતા તથા અભ્યાસ અંગેનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે નાંદોદ તાલુકાના ધારીખેડા તિલકવાડા તાલુકાના વધેલી ગરૂડેશ્વર તાલુકાના ગરૂડેશ્વરર દેડીયાપાડાના નિવાલ્દા અને ચિકદા તેમજ સાગબારા તાલુકાના પાંચપીપરી અને સાગબારા ગામોએ આ તાલિમી અધિકારીઓ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આરોગ્ય ઉપરાંત ગામોમાં પંચાયતી રાજ સંસ્થાની કામગીરી ખેતીવાડી અને જમીન સુધારણા સ્વચ્છ ભારત અભિયાનનો અભ્યાસ કરશે રાત્રિ રોકાણ ગામોમાં જ કરી યુવાનો અને ગ્રામજનો સાથે ચર્ચા સંવાદ કરશે પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં દશ રૂપિયાનો વધારો તથા દાણની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે

આ ઉપરાંત દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે દશ રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલથી ઉઝબેકીસ્તાનની મુલાકાતે જવા રવાના થશે પાંચ દિવસની આ યાત્રા દરમિયાન શ્રી રૂપાણી ઉઝબેકીસ્તાનના રાષ્નપતિ શૌકત મિરોમોનોવિસની શુભેચ્છા મુલાકાત લેશે તેઓ ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે

આ પ્રસંગે સાત જેટલા સમજૂતીપત્ર પર કરાર કરાશે તથા રોકાણ અંગે પણ સમજૂતી થશે આ અંગે ઉઝબેકીસ્તાનના ભારતના રાજદૂત ફરહાદ અર્જીયેવે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લઈને પ્રવાસ માટે નિમંત્રણ પાઠવ્યું હતું અમરેલી ધારી ગીર પૂર્વમાં વાડી ફરતે રાખેલા તાર ફેન્સિંગમાં ફસાઈ જતા ચાર વર્ષના સિંહનું મોત નિપજ્યું છે અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ધારી ગીર પૂર્વમાં સરસીયા રેન્જના ચલાલા મીઠાપુર વિસ્તારમાં આવેલી એક વાડી ફરતે તાર ફેન્સિંગમાં ચાર વર્ષનો સિંહ ફસાયો હતો ફેન્સિંગ તાર શરીરમાં ખૂપી જતા સિંહનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા તથા સિંહના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયો છે

નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ મેળાનો શુભારંભ જિલ્લા ક્લેક્ટર આદ્રા અગ્રવાલ અને સ્વાતંત્ર્ય સેનાની દિનકરભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો જે આગામી ચોવીસમી સુધી સવારે અગિયારથી રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે

પી સોજીત્રાએ રોડ કામની રૂપરેખા આપી